પૂર્વ દિલ્ફીમાં હબના વિકાસ માટેના ભૂમિપૂજન પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં નવા પ્રકારની કામગીરીની સંસ્કૃતિ શરૂ કરી છે

શ્રી શાહે કહ્યું કે શીખ તોફાનો પછી ઘણી કોંગ્રેસની સરકારો આવી પરંતુ આ બાબતે કોઇ તપાસ કરી ન હતી

શ્રી શાહે કહ્યું કે કેન્દ્રની સરકારે ઝુંપડપટ્ટી દુર કરીને આવાસ પુરો પાડીને નવો ચીલો પાડ્યો છે તેમણે કહ્યું કે દિલ્હીમાં લાંબા સાયકલ માર્ગનું પણ આયોજન થઇ રહ્યું છે યમુના નદીના કિનારાને સુંદર બનાવવાની કામગીરી પણ યાલી રહી છે

નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન શ્રી સિંહે કહ્યું કે પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનો વારંવાર ભંગ કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા લશ્કરીદળો દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવે છે

આનો હેતુ કાશ્મીરમાંથી આંતકવાદીઓને નાબુદ કરવાનો અને આતંકવાદી પ્રવૃતિઓ સહિતની કોઇપણ પરિસ્થિતિ ઉભી થાય તો તેને સામૂહિક રીતે પહોંચી વળવાનો છે ગૃહમંત્રી અમિતશાહે શ્રીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય અને જમ્મુ અને કાશ્મીરના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજીને જમ્મુ અને કાશ્મીરની આંતરિક સલામતી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ દિલબાગસિંહે આ મુજબ જણાવ્યું હતું ગઇકાલે શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ઉચ્ય અધિકારીઓ સાથે સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી પોલીસ વડાએ સામાન્ય જનતાને તેમની રોજીંદી કામગીરીમાં કોઇ અડચણ ઉભી ન થાય તેનો ખ્યાલ રાખવા પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી તેમણે લોકોને જે પણ મદદની જરૂર હોય તે શક્ય તમામ મદદ કરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી

ટ્રાફિક પોલિસના જણાવ્યા મુજબ શૈતાની નાળા અને રામસુ વચ્ચે બરફ જામી જતાં લપસણા માર્ગને કારણે વાહનોને ધીમીગતિએ જવા જણાવાયું છે ફસાયેલાં તમામ વાહનો આગળ વધશે પછી જ નવાં વાહનોને પ્રવેશ આપવા અંગે નિર્ણય કરાશે

ભારતીય કિસાન મોરચાના અધ્યક્ષ વિરેન્દ્ર સિંઘ મસ્તે નવી દિલ્ફીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોના વિરોધ પક્ષ અને નાગરીકતા સુધારા કાયદા અંગે ભ્રમણા ફેલાવતા લોકો માટે આક્રોશ છે તેમણે કહ્યું કે પક્ષ દ્વારા નાગરીકતા કાયદા વિશે ફેલાયેલી ભ્રમણાઓ દૂર કરાશે તેમણે કહ્યું કે પી એમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓમાં ભાજપે ક્યારેય કહ્યું નથી કે આવી યોજના કોઇ યોક્કસ ધર્મ માટે છે

જો કે આ કાયદા અંગે ગેરસમજ જુકાણુ અને અફવાઓ ફેલાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે

ભારતમાં ઘણા વર્ષથી ધાર્મિક જુલ્મનો ભોગ બનેલા લોકો શરણાર્થી તરીકે રહે છે

કારણ કે તેઓ શરણાર્થી છે અને ભારતના નાગરીક નથી

આ સુધારેલો કાયદો બંધારણીય એસેમ્બ્લી અને લોકોસભા અને રાજ્યસભાના પ્રથમ સત્રમાં જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓએ વ્યક્ત કરેલા વિચારોને અનુલક્ષીને બનાવાયો છે આ ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નહેરૂ સરદાર પટેલ ડો ભીમરાવ આંબેડકર ડો રામ મનોહર લોહિયા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને ડો મનમોહનસિંહના વિચારોને અનુસરીને આ સુધારેલો કાયદો અમલી બનાવાયો છે તેઓએ કહ્યું હતું કે પડોશી દેશોથી આવેલા લઘુમતી સમુદાયોના માનવીય અધિકારો અને સલામતી જાળવવાની ભારતની જવાબદારી છે

આ રાષ્ટ્રીય એવોર્ડ વાર્ષિક વ્યક્તિગત જૂથ સંસ્થાઓને આપવામાં આવે છે જેઓએ મહિલા સશક્તિકરણ માટે નોંધપાત્ર કામગીરી બજાવી હોય

દિલ્હીમાં આજની સવાર ખૂબ ઠંડી રહી છે

શહેરમાં આજે સવારે લોકોએ સામાન્ય ધુમ્મસનો અનુભવ કર્યો હતો

ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીના મોજાને કારણે રાજ્યમાં તાપમાનનો પારો નીચે રહ્યો હતો રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ધુમ્મસને કારણે માર્ગ અને રેલ્વે વ્યવહારને અસર થઇ હતી

ભારે પવનોને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે

અધિક સેશન્સ ન્યાયાધીશ સતીશક્રમારે નવ જણાની જામીન અરજી પર યૂકાદો અનામત રાખ્યો છે અને શનિવારે યુકાદો જાહેર કરશે આ ઉપારંત બીજા છ જણને જામીન અરજી અંગે પણ શનિવારે સુનાવણી કરશે

દરમિયાન ઇશાન દિલ્હીમાં સીલમપુર ખાતે દેખાવો દરમિયાન ધરપકડ કરાયેલા લોકોની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે

હર્ષવર્ધને જણાવ્યું છે કે યોગ્ય આહાર લેવાથી દેશને ભારરૂપ રોગોમાં ઘટાડો કરવા મદદરૂપ બનશે નવી દિલ્ફીમાં ઇટ રાઇટ મેલા બીજી આવૃતિનું ઉદઘાટન કરતા મંત્રીએ કહ્યું કે સ્વાસ્થ્યપ્રદ ખોરાક એ લોકોની ચળવણ બનવી જોઇએ તેમણે આ લોક યળવળ પર ભાર મૂકતા કહ્યું કે સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાતી દેશમાં રોગોમાં ઘટાડો થશે

વિદેશ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય સલામતિ અને નિઃશસ્ત્રીકરણ બાબતોના અધિક સચિવ ઇન્દ્રમણી પાંડેના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે તેમાં ભાગ લીધો હતો જાપન તરફથી વિદેશ નીતિ બ્યૂરોના નાયબ મહા નિયામક અને નાયબમંત્રી યામાનાકા ઓસામુના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો બન્ને પક્ષે દરિયાઇ બાબતો તથા સહકાર બાબતોમાં પરસ્પરને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્યાઓ થઇ હતી હવે પછીની મંત્રણાનો તબક્કો ભારતમાં યોજવા નિર્ણય થયો હતો